પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

હાલમાં બાળમૃત્યુ દરમાં ઘટાડો થયો છે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને જી ટી યુ ખાતે વિશ્વ બૌઘ્ઘિક સંપતિ સંગઠન ટેકનોલોજી અને ઇનોવેશન સપોર્ટ સેન્ટરનું લોકાર્પણ કર્યું ભારતીય જનતા પાર્ટી દ્રારા રાજયભરમાં નાગરિકત્વ સુધારા કાયદાના સમર્થનમાં ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરાયું કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમાર જણાવ્યું કે રાજ્યમાં રાસાયણિક ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે

સમગ્ર અહેવાલ સરકાર દ્વારા હોસ્પિટલોમાંથી મંગાવવામાં આવ્યો છે

મુરલીધરને વિશ્વ બૌધ્ધિક સંપતિ સંગઠનના ટેકનોલોજી અને ઇનોવેશન સપોર્ટ સેન્ટરનું લોકાર્પણ કર્યું

ટી યુ ખાતે અભ્યાસ કરી રહ્યાં છે અને તેમને આઇ

દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવે છે

ટી યુ

નવીન શેઠે જણાવ્યું છે કે જી

યુ સમાજની જરૂરિયાત પ્રમાણે નવા સંશોધન કરવાનો મત ધરાવે છે

યુ દ્વારા થાય છે

અને આ કાયદા અંગે લોકોને સાચી સમજ આપવા માટે પત્રિકા ઓ વિતરણ કરવામાં આવી હતી આ અભિયાનમાં ભાજપના પ્રદેશ અગ્રણી ઓ મંત્રીઓ સંસદસભ્યો ધારાસભ્યો જોડાયા હતા

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન ગઇકાલે અમરાઈવાડી વિધાનસભાના ભાઇપુરા વોર્ડમાં પ્રજા જોડે સીધા સંપર્કમાં જોડાયા હતા શ્રી મુરલીધર જણાવ્યું હતું કે રાષ્ટ્રને તોડનારા પરિબળો પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે દેશને તોડવાની રાજનીતિ કરે છે તેમણે આ કાયદાને સમર્થન આપી રાષ્ટ્રને વધુ મજબૂત કરવાની લોકોને હાકલ કરી હતી દાહોદના ફતેપુરા તાલુકામાં નાગરીકતા સંશોધન બિલના સમ ર્થનમાં મંત્રી બચુભાઈ ખાબડે પંગદડી ચાલી લોકોને પત્રિકાઓ વહેચી હતી તેમણે જણાવ્યુ હતું કે નાગરિકતા કાયદો પાકિસ્તાન અફધાનિસ્તાન અને બાંગ્લાદેશના લધુમતિ સમાજના લોકોને નાગરીકતા આપવાનું છે ભારતમાં રહેતા કોઈ પણ સમાજના લોકોને દેશ બહાર કાઢવાનો નથી તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર પ્રફલ્લ ભાઇ ડામોર સહિત મોટી સંખ્યામાં કાયઁકરો જોડાયા હતા

તેમણે કહ્યું હતું કે હાલમાં મહેસાણા પાટણ સાબરકાંઠા અમદાવાદ અને આણંદ જીલ્લાના કેટલાક ચોક્કસ સ્થળોએ યુરિયા ખાતર ઉપલબ્ધ ન હોવાના અહેવાલો પ્રસિધ્ધ કરાયા છે

છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે લધુત્તમ તાપમાનના સતત નીયા જતાં પારા માટે શીતલહેર કારણભૂત હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે

નોંધનીય છે કે હવામાન વિભાગે આજે અને આવતીકાલે કમોસમી માવઠાંની આગાહી કરી છે સાથે જ આગામી દિવસોમાં પણ ઠંડીનું જોરમાં આંસિક ઘટાડો થશે

બાબાસાહેબ આંબેડકર ભવનનું પૂર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ તેમજ સાંસદ રાજેશભાઈ યુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે અમારા પ્રતિનિધી જણાવે છે કે ડૉ બાબાસાહેબ આંબેડકર ભવન માટે જિલ્લા કલેક્ટર દ્રારા હજાર ચો

ભાઈઓ માટે અંબાજી શિખર સુધીના પાંચ હજાર પાંચસો પગથિયાંની સ્પર્ધામાં સિનિયર વિભાગમાં લાલભાઈ પરમાર અને જુનિયર વિભાગમાં લલિતકુમાર નિશાદ પ્રથમ વિજેતા બન્યા હતા જ્યારે બહેનો માટે માલી પરબ શિખર સુધીના બે હજાર બસ્સો પગથીયાનુ લક્ષ્ય ભૂમિકાબેન ભૂત અને પારુલ વાળા એ અનુક્રમે સિનિયર જુનિયર વિભાગ માં પૂર્ણ કરી ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી

આ અંગે એસપી તોલંબિયાએ જણાવ્યું હતું કે આ નવતર પ્રથોગ જો સફળ રહેશે તો જીલ્લાના તમામ પોલીસ મથક અને બ્રાન્યમાં તેનો અમલ કરવામાં આવશે